ગુજરાતની રાજયસભાની બે બેઠકોની આગામી પહેલી માર્ચે યોજાનારી પેટા યૂંટણી માટે ગઇકાલે જાહેરનામુ બહાર પડતાં જ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના અવસાનને લીધે ખાલી પડેલી બંને બેઠક માટે અલગ અલગ યૂંટણી પ્રક્રિયા યોજવાનું ચૂંટણી પંચે નક્કી કર્યું છે સ્થાનિક સ્વરાજ્યની યૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાની કામગીરી ધીરે ધીરે વેગવાન બની રહી છે

જેની સામે છ ઉમેદવારી પત્રો ભરાયા છે

જેની સામે હજી સુધી એક જ ઉમેદવારી પત્ર ભરાયું છે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકા માટે ગઇકાલે કોંગ્રેસના ચાર અને આમ આદમી પાર્ટીના બે મળીને કુલ છ ફોર્મ ભરાયા છે

સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી એક તરફ ચાલી રહી છે તો બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર થવાની કામગીરી પણ ઝડપી બની છે ભાજપ દ્વારા ગઇકાલે આણંદ ગીર સોમનાથ ભરૃય સહિત કેટલાંક જિલ્લાઓના ઉમેદવારોના નામની જાહેરાત થઈ છે

અમારા ગાંધીનગરના પ્રતિનિધિ જણાવે છે કે ગાંધીનગર જિલ્લા પંચાયતના ભાજપના આઠ ઉમેદવારોના નામની ગઇકાલે જાહેરાત કરાઈ છે

આ શપથ પત્રમાં રાજ્યના નાગરિકોને સરકારની તમામ સેવાઓ વિનામૂલ્યે આપવા માટે ગુજ રાઇટ કાર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છિ ગઇકાલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શ્રી અમિત યાવડા દ્વારા આ શપથ પત્રની જાહેરાત કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે તમામ શહેરીજનોને સરકારની તમામ યોજના સેવા અને સુવિધાઓ આ ગુજરાઇટ કાર્ડ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે આ શપથ પત્રમાં એવું પણ વચન આપવામાં આવ્યું છે કે કોંગ્રેસના સત્તા સાંભળતા જ કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગ પ્રથા બંધ કરવામાં આવશે તેમજ તમહાનગર પાલિકાઓમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવામાં આવશે અકસ્માત અને આગની દુર્ઘટના માટે હેલિકોપ્ટરની તાકીદની સેવા શરૂ કરવામાં આવશે કોંગ્રેસના શપથ પત્રમાં જણાવાયું છે કે શહેરના જાહેર માર્ગો ઉપર હવા શુદ્ધિકરણના મશીનો લગાવશે જ્યારે અંગ્રેજી માધ્યમનું શિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવશે શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના સત્તામાં આવ્યાના એક સપ્તાહમાં જ શહેરના તૂટેલા રસ્તાઓની મરામત્ત શરૂ કરવામાં આવશે જ્યારે કોરોનાને કારણે નુકસાન ભોગવી રહેલા ધંધાર્થીઓને ટેક્સમાં રાહત આપવામાં આવશે

તેમણે જણાવ્યું હતું કે શહેરોમાં વરસાદના પાણીના નિકાલ માટે વિશ્વ સ્તરીય સર્વિસ કોરિડોર બનાવશે એજ રીતે શહેરોમાં વિનામૂલ્યે પાર્કિંગ અને વાઇફાઈ ઝોન બનાવવામાં આવશે કોંગ્રેસ વિધાન સભા પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી શ્રી સિધ્ધાર્થ પટેલ તેમજ અન્ય અગ્રણીઓ તે દરમિયાન ઉપસ્થિત હતા

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

આ નિમિત્તે ભાજપના સાંસદોને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે માળખાગત ક્ષેત્રે થઈ રહેલા પરિવર્તનથી નાગરિકોનું જીવન સરળ બનશે પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે ભારતનું કદ વૈશ્વિક સ્તરે ઝડપથી વધી રહ્યું છે ત્યારે દરેક ભારતીય ગર્વ અનુભવે છે પંડીત દીનદયાળજીના એકાત્મ માનવવાદ અંગે બોલતાં પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું

સામ્યવાદ અને મૂડીવાદ વચ્ચે પંડિતજીએ ભારતીય સનાતન મુલ્યો પર આધારિત એકાત્મ માનવવાદ દુનિયાને આપ્યો છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પંડિત દિનદયાળના આદર્શોનું લક્ષ્ય રાખીને સ્થાનિક સ્વરાજની યૂંટણીમાં કાર્ય કરવા સૌને આહ્વાન કર્યું

હજી સુધી કોવિડની રસીના કારણે એક પણ વ્યક્તિને ગંભીર અસર જોવા મળી નથી

ગુજરાતમાં બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા કોન્ટ્રેક્ટર બિલ્ડર હાઉસિંગ અને એન્જિનિયરિંગ ઍસોસિયેશન દ્વારા સિમેન્ટ સ્ટીલ અને ડીઝલના ભાવ વધારા સામે આજે એક દિવસની રાષ્ટ્ર વ્યાપી હડતલમાં જોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

શ્રી પટેલે એવો આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં સિમેન્ટનું ઉત્પાદન થતું હોવા છતાં કાર્ટેલ બનાવીને ભાવ ખૂબ જ ઊંચા લઈ જવાય છે જ્યારે રાજસ્થાન અને બિહાર જેવા રાજ્યોમાં ગુજરાતની સરખામણીમાં સિમેન્ટના ભાવ ઘણા ઓછા છે